ગૃહ મંત્રી શ્રી અમીત શાહે તૈયારીઓની સમીક્ષા કરી

તેમાં સરકારની કામગીરી અંગેની કાર્યયોજના રજૂ થાય તેવી સંભાવના છે

આજે મંત્રીમંડળની બેઠક પહેલાં કારોબારી મંત્રીઓની બેઠક પર મળશે

આકાશવાણી ધ્વારા જનસંવાદના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી પોતાના વિયારો રજુ કરે છે

પ્રધાનમંત્રીએ લોકોને પોતાના વિચારો રજુ કરવા જણાવ્યું છે

આ ઉપરાંત બે લાખ ટન જાહેર બજારમાં મુકવા નાફેડને જણાવ્યું છે અન્ન મંત્રી રામવિલાસ પાસવાનના અધ્યક્ષપદે મળેલી આંતર મંત્રાલય સમિતિની બેઠકમાં આ નિર્ણય કરાયો છે

જળશક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે નવી દીલ્હીમાં વિવિધ રાજ્યોના મંત્રીઓ અને અધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું કે ઉત્તરપ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઝારખંડ અને ઓડીશા જેવાં રાજયોમાં પીવાનું શુદ્ધ પાણી પાંચ ટકાથી પણ ઓછું છે

લઘુમતિ વિદ્યાર્થીઓના શાળા છોડવાને શિક્ષણ તથા રોજગારી સાથે સાંકળવામાં આવશે અને જાણીતી શિક્ષણ સંસ્થાઓ સાથે સંકલન કરાશે

બપોરે ત્રણ વાગે તેનો આરંભ થશે

આજે પણ વાદળછાયા વાતાવરણના કારણે વરસાદ થઈ શકે છે

તે ડીટીએચ હિન્દી અને અન્ય ચેનલ પર સાંભળી શકાશે

અલેક્ષ મોર્ગને પાંચ ગોલ નોંધાવ્યા હતા